તેમણે કહ્યું કે સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

અને ત્રણ કૃષિ ઘારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સંગઠનો સાથે અનેક તબક્કામાં ચર્ચા કરી યૂકી છે નવી દિલ્ફીમાં આજે ખેડૂત આંદોલન અંગે પૂછાયેલા જવાબમાં શ્રી જાવડેકરે જણવ્યું કે આ અંગે હાલ ચર્ચા ચાલુ છે

સરકાર કર્મચારી ભવિષ્ય નિધિમાં ચોવીસ ટકા ફાળો આપશે

કેન્દ્રીય મંત્રીમંડળે ડેટા કચેરીઓ દ્રારા લાઈસન્સ ફી વિના જાહેર વાઈ ફાઈ નેટવર્ક સ્થાપવાની મંજૂરી આપી છે માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે જાહેર વાઈ ફાઈ એક્સેસ નેટવર્ક ઈન્ટરફેસને પીએમ વાણી તરીકે ઓળખવામાં આવશે તેમણે કહ્યું કે આનાથી સાર્વજનિક વાઈ ફાઈ નેટવર્કથી વેગ મળશે શ્રી પ્રસાદે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે કોચીને લક્ષ્દ્રીપથી દરિયાઈ ઓપ્ટીકલ ફાઈબર કેબલ કનેક્ટિવીટી સાથે જોડવાના પ્રોજેકટને પણ મંજૂરી આપી દીધી છે

તેમજ પૂર્વોત્તર ક્ષેત્ર માટે ટેલીફોન વિકાસ યોજના હેઠળ અરૂણાચલ પ્રદેશ અને આસામના બે જિલ્લામાં મોબાઈલ ટેલિફોન સુવિધા પૂરી પાડવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે

આ ટીમ બે જૂથોમાં સંશોધન સંસ્થાઓમાં ગઈ હતી ભારત બાયોટેકના પ્રમુખ ક્રિશનર ઇલલાએ આ રાજદ્રતોને રસી ઉત્પાદન અને તેની કંપનીની સફળતા રજુ કરી હતી બાદ માં આ ટીમોએ કો વેક્સિન નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે રસીના ઉત્પાદન માટેની બધી જ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું કે કેટલીક રસીઓનું આગામી સપ્તાહોમાં રસીકરણ માટે મંજૂરી મળી જશે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સહયોગથી રસીનાં ઉત્પાદન સંબંધીત તૈયારીઓ ચાલુ છે શ્રી ભૂષણે જણાવ્યું કે કોરોનાની રસી લગાવવાનાં અભિયાન માટે આ વર્ષે ઓગસ્ટમાં રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી હતી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

હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા યાર ટકાની નીચે આવી ગઈ છે

મતદાન સ્થળે હાલ સુરક્ષાની સધન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દરમિયાન કેન્ર્ શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે જિલ્લા વિકાસ પરિષદનાં પરિષદનાં પાંચમા તબક્કાની ચુંટણી યોજાશે

અધિકારીઓએ કહ્યું છે કે આ રોગના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા શરૂ થવાથી રોજગાર માટે બીજા રાજ્યોમાં જતા શ્રમિકો તથા તેમના પરિવારો દેશમાં ગમે ત્યાંથી વાજબી ભાવે હવે રાશન મેળવી શકશે

કૃષિ મંત્રાલયે વધુમાં એમ પણ જણાવ્યું છે કે ગુજરાત સહિત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તામિલનાડુ ચંદીગઢ જમ્મુ કાશ્મીર છત્તીસગઢ ઓડિશા અને મધ્યપ્રદેશમાં અનાજ ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે

પોલીસ સૂત્રોએ અમારા સંવાદદાતાને જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે શોધ અભિયાન કરવામાં આવ્યું હતું છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અથડામણ સ્થળે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા જેની ઓળખ થઈ રહી છે બંને તરફથી થયેલા ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો